પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે ગુજરાત વડી અદાલતે માસ્ક પહેરવામાં બેદરકાર લોકોને સજા સ્વરૂપે કોવિડ કેર સેન્ટરમાં સામાજીક સેવાનું કામ કરવા રાજય સરકારને જણાવ્યું છે

સંબધિત જાહેર માર્ગદર્શિકા એસઓપી જાહેર કરી સોનગઢ પોલીસે કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ રાજયના પૂર્વ મંત્રી કાંતિ ગામીત

વિશાલ અવતાણી નામની વ્યક્તિની અરજી ઉપર ગુજરાત વડી અદાલતની વિભાગીય બેન્ચે આ પ્રમાણે જણાવ્યું છે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

અદાલતે જણાવ્યું હતું કે સ્થાનિક સત્તામંડળો દ્વારા ચલાવવામાં આવતા કોવિડ સંભાળ કેન્દ્રો માં નિયમ ભંગ કરતાં લોકોને સામાજિક સેવાના કાર્યમાં મૂકવા જોઈએ

એસઓપી મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલા બજારી બંધ રહેશે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

અમારા તાપીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ સોનગઢમાં પૂર્વમંત્રી કાંતિભાઇ ગામિતની પૌત્રીની સગાઇનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો

બેઠકમાં વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સ્વરૂપ પી

સરકાર તરફથી અઝિ શમન સુવિધા માટે દોઢ કરોડનો ખર્ચ કરવા અંગેની ગ્રાન્ટ તાજેતરમાં મંજૂર થઇ છે

અંતિમ યાત્રા અગાઉ તેમના નિવાસ સ્થાને છેલ્લા દર્શન માટે મૃતદેહને રાખવાની વ્યવસ્થા થતાં ભાજપ કાર્યકરો તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા ઉમટ્યા હતા ગઈકાલે બપોરે ચેન્નાઈની એમ

આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલિબેન રૂપાણી ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને જયેશ રાદડિયા સહિતના ભાજપ આગેવાનો સ્વર્ગસ્થ અભય ભારદ્વાજના અમિન માર્ગ ઉપર આવેલા નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વન પાઠવ્યું હતું

ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગમાં કોરોનાને લીધે મૃત્યુનો એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી અલબત એક દર્દીનો પોઝિટિવ રિપોર્ટ આવતા પહેલા હાર્ટ એટેકથી મૃત્યુ નોંધાયું હતું ડાંગ જિલ્લાએ અન્ય વિકસિત અને શિક્ષિત જિલ્લા કરતાં કોવિડ ગાઈડલાઈન્સનું વધુ યુસ્ત પાલન કરી બતાવ્યુ હોવાનું જાણકારો કહી રહ્યા છે

જામજોધપુર ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં રમેશભાઈ ડાંગર કુદરતી રીતે વામન એટલે કે માત્ર બે ફ્રટના છે અને તેમના લઝ્ન જૂનાગઢમાં પ્રજ્ઞાયક્ષુ યુવતી શાંતાબેન મકવાણા સાથે યોજવામાં આવ્યા હતા જેમની ઊંચાઈ પૂરી પાંચ ક્રટ છે અંધ દીકરી શાંતાબેન જૂનાગઢમાં બી એડનો અભ્યાસ કરે છે ત્યારે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંધ કન્યા શાંતાબેન મકવાણાના લગ્ન વામન એવા રમેશભાઈ ડાંગર સાથે કરીને આ બંને દિવ્યાંગ લોકોના જીવનમાં એક પ્રકારના ઉજાસનો સંચાર કરવામાં આવ્યો હતો કોરોનાના નિયમો સાથે યોજાયેલ આ લઝ્નોત્સવમાં આ વિશિષ્ટ નવદંપતીને આશીર્વાદ આપવા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જુનિયર એડિટર સીઝન એક સ્થાનિક અખબાર આયોજીત જુનિયર એડિટરની સ્પર્ધામાં ભુજની ધો